પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે

રાજયભરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા નાગરિકતા સુધારા કાયદાને સમર્થન

હતી રાજયમાં પણ ગઈકાલે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ખેડૂતો ના સંમેલનોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ

મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં ગઈકાલે વડોદરા ભરૂચ આણંદ છોટા ઉદેપુર અને નર્મદા સહિત પાંચ જિલ્લાઓનુ કિસાન સંમેલન યોજાયુ હતુ

રાજયના તમામ ખેડૂતોને પેકેજ નાણા સીધેસીધા તેમના ખાતામાં જમા કરવામાં આવશે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની ઉપસ્થિતિમા મહેસાણા ખાતે ક્રષિ સંમેલન યોજાયુ હતું

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે રાજયના ખેડૂતો રાજયના વિકાસની ધરોહર છે

ફળદુની ઉપસ્થિતિમાં રાજકોટમાં ખેડૂત સંમેલન યોજાયુ હતુ આ સંમેલનમાં રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢ જિલ્લાઓના ખેડૂતોને આ સહાય પેકેજ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા

દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે ગઈકાલે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ખેડૂત સંમેલન યોજાયુ હતુ

આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુહ્મંત્રી અમિત શાહને અભિનંદન અપાઇ રહ્યા છે

ખેડા જિલ્લા નાગરિક સમિતિ તથા સ્થાનિક લોકો દ્વારા ગઈકાલે નડિયાદ ખાતે સમર્થન સભા યોજાઇ હતી આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા લોકોએ નાગરિક સંશોધન અધિનિયમના સમર્થનમાં સહીઓ કરી હતી

દાહોદ ખાતે નાગરિકતા સુધારા કાયદાના સમર્થનમાં પ્રબુધ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ ભારતીય જનતા પક્ષ દ્વારા આ કાયદાની સાચી માહિતી લોકો સુધી પહોચે તે હેતુથી આ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ પ્રંસગે દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર અને રાજયમંત્રી બયુભાઇ ખાબડ પણ ઉપસ્થિત રહ્યા હતા તાપી જિલ્લાના વ્યારા ખાતે ભાજપના યુવા પ્રદેશ પ્રમુખ ની આગેવાનીમાં એક જાહેર કાર્યક્રમ નું આયોજન કરવામા આવ્યું હતું તા

જાણીતા કલાકારો દ્વારા લોકસંગીત ડાયરો લોકનૃત્ય વગેરે કાર્યક્રમો યોજાશે તેમજ સુફી ગઝલો ફિલ્મી ગીતો હાસ્ય દરબાર વગેરે ભાતીગળ કાર્યક્રમો યોજાશે તીડ આક્રમણ રાજય રાજય સરકાર તીડના આક્રમણથી ખેતીને થયેલા નુકસાન અંગે સર્વે કરીને સંભવિત તમામ સહાય આપશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મહત્વની જાહેરાત કરતા જાણાવ્યું હતું કે રાજ્ય સરકારે તીડનાં નિયંત્રણ માટે દવા છંટકાવ સહિતના પગલાં લીધા છે

આ ઉપરાંચ જિલ્લા તંત્રને તીડ નિંયત્રણ માટેની કામગીરી કરવા યોગ્ય નિર્ણય લેવાની મંજૂરી આપવામાં આવી છે મુંખ્યમંત્રીએ તીડના હ્મલાથી ખેતીને થયેલા નુકસાનનો સર્વે કરીને શક્ય તમામ સહાય આપવાની ખાતરી આપી હતી તા

પેપર લીક સંદર્ભે સીટ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી હતી સીટને મળેલા પુરાવા આધારે ગાંધીનગર પોલીસે તપાસ દરમિયાન દાણીલીમડામાં આવેલી

ગઈકાલે પહેલા દિવસની રમત બંધ રહી ત્યારે ગુજરાતે વિકેટ ગુમાવ્યા વિના એક રન કર્યો હતો

આ ઉપરાંત ગ્રહણ અંગેની માહિતીના પ્રચાર પ્રસાર માટે દરેક જિલ્લાના સાયન્સ તા

જેમા દૂરબીન સોલાર ફિલ્ટર્સ પિનફોલ કેમેરા નાસા દ્રારા રિંગ ઓફ ફાયરનું જીવંત પ્રસારણ નિષ્ણાંતો સાથે ચર્ચામુવીઝ વગેરેનું પણ આયોજન કરાયું છે સૂર્યગ્રહણમના કારણે રાજ્યના વિવિધ મંદિરોમાં આરતી અને પૂજાના સમયમાં ફેરફાર કરાવ્યો છે